તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચાર મુક્ત અને દરેક સ્તરના લોકોના વિકાસ સાથેના નવા ભારતના નિર્માણની દિશામાં કાર્ય કરી રહી છે

તેમણે કહ્યું કે આના કારણે લોકોની ખાસ કરીને બિમારીઓ જલદી અસરગ્રસ્ત બનતા ગરીબોના આરોગ્યમાં સુધારો થયો છે

આર સી બી આર